માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્ફીમાં પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે શ્રી મોદી શાસનમાં સુધારા લાવ્યા મોટા ક્ષેત્રમાં સુધારા કર્યા અને ભુષ્ટાયાર મુક્ત સરકાર આપી અને ગરીબ લોકો તથા વંચિત વર્ગનું જીવનધોરણ ઉંચું કર્યું આ ઉપરાંત મંત્રીમંડળે કોરોનો વાયરસ પર આવતીકાલથી જાહેર અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે શ્રી જાવડેકરે કહ્યું કે કોઈ રસી અને દવા ઉપલબ્ધ નથી ત્યારે કોરોના સામે એકમાત્ર સંરક્ષણ માસ્ક સલામત અંતર અને હાથ ધોવાનું છે આ ઝુંબેશ પોસ્ટર બેનર અને સોશિયલ મીડિયા અભિયાન દ્વારા શરૃ કરવામાં આવશે એસસી શાહીનબાગ સર્વોચ્ય અદાલતે આજે જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન માટે શાહીનબાગ જેવા જાહેર સ્થળો પર અનિશ્ચિત સમય માટે કબજો કરી શકાય નહીં સર્વોચ્ય અદાલતે નાગરિકતા સુધારા વિધેયક વિરૂધ્ધ દેખાવો માટે ગત ડિસેમ્બરમાં દિલ્ફીના શાહીનબાગ ખાતે રસ્તો રોકવામાં આવ્યો હતો તે વિરૂધ્ધ થયેલી અરજી અંગે યુકાદો આપ્યો હતો

ખંડપીઠે કહ્યું કે પોલીસે શાહીનબાગ વિસ્તાર ખાલી કરાવવા યોગ્ય કાર્યવાહી કરવી જોઇતી હતી

ચીનમાં ફસાચેલા ભારતીય નાગરિકો માટે આ મોટી રાહત હશે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં નોંધણી કરાવવા સલાહ આપી છે ઘણા અટવાયેલા ભારતીયો તેમના પરિવાર સાથે એક થઈ શકશે અથવા ચીનમાં પાછા કામમાં જોડાઈ શકશે બંને બાજુના મુસાફરોએ સંબંધિત દેશોની માર્ગદર્શક બાબતોને અનુસરવાની રહેશે

ગયા મહિને ચીને વિદેશી લોકોની અમુક કેટેગરીમાં પ્રવેશની મંજૂરી આપી હતી જેના કારણે મલ્ટિનેશનલ કંપનીઓના ભારતીય કર્મચારીઓને ચીનમાં પાછા ફરવા માટે મંજૂરી મળી છે જો કે ચીને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની મંજૂરી આપી નથી

બેઇજિંગમાં ભારતીય દ્રતાવાસ ચીન સરકારના સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે

જો કે કોર્ટે તેના ભાઈ શૌવિક ચક્રવર્તિની જામીન અરજી નામંજૂર કરી છે કોર્ટે રિયાને એક લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સના કેસમાં એનસીબી દ્વારા રિયા અને શૌવિક બંનેની ધરપકડ કરવામાં આવી છે

પ્રારંભિક સમયગાળા માટે સામાજિક અંતરના ધારાધોરણોને પગલે દરેક વૈકલ્પિક બેઠક ખાલી રાખવામાં આવશે

એકવાર બેઠેલા મુસાફરોને તેમની બેઠક બદલી આપવામાં આવશે નહીં મુસાફરો અને સ્ટાફ માટે ફેસ કવર અથવા માસ્કનો ઉપયોગ ફરજિયાત રહેશે બધા મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે

ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાબ્યું ત્યારથી શ્રી મોદીએ રાષ્ટ્ર અને લોકોની સેવાના હિતમાં દૈનિક નવાં લક્ષ્યો સ્થાપવાની સફર અને આરામ કર્યા વિના સતત પ્રવૃત્ત રહેવાની બાબત મહત્વપૂર્ણ ગણાવી છે મોદી પુટિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે શ્રી મોદીએ શ્રી પુટિન સાથેના તેમના લાંબા સહયોગ અને મિત્રતાને યાદ કરી અને બંને દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસમાં તેમણે ભજવેલી વ્યક્તિગત ભૂમિકાની પ્રશંસા કરી

નવી દિલ્હીમાં મીડિયાને જણાવતાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે દેશમાં કુદરતી ગેસના ભાવમાં પારદર્શિતા લાવવા માટે સરકાર પ્રમાણભૂત ઇ બિડિંગ શરૂ કરશે રેલવે મંત્રી પિયુષ ગોયલે માહિતી આપી કે કેબિનેટે કોલકાતા મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્વ પશ્ચિમ કોરિડોર માટેના ખર્ચના સુધારેલા અંદાજને મંજૂરી આપી છે

તે દ્વારા પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારશે જેમાં સાયબર સ્પેસના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ નિર્ણાયક માળખાગત સંરક્ષણ ઉભરતી તકનીકોમાં સહકાર સાયબર સુરક્ષા જોખમો અને દૂષિત સાયબર પ્રવૃત્તિઓ પરની માહિતી વહેંચવાનો ઇન્ફર્મેશન કમ્યુનિકેશન સમાવેશ થાય છે તે ભારત અને જાપાન વચ્ચે ટેક્નોલોજી ઇન્ફાસ્ટ્રક્યરની સુરક્ષા માટે સાયબર જોખમોને ઘટાડવા માટે વ્યવહારિક સહ્યોગ માટે સંયુક્ત કાર્યવાહી તરફ દોરી જશે જાવડેકર મોદી માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર જીવનમાં સુશાસનની નવી ઉંચાઈઓ હાંસલ કરવા માટે સતત અને અથાક ફરજ બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે